પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ચંદ્રયાન બે માં આવેલો નાનો અવરોધ આપણા મનોબળને વધુ મજબુતી સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં રાજય સંચાલિત ભારત અર્થ મુવર્સ ધ્વારા બનાવાયેલ મેટ્રો કોચ સહિત ઘણી યોજનાઓનું ઉદઘાટન કર્યુ

અને યુએસ ઓપન ટેનીસમાં રાફેલ નડાલ અને ડેનીલ મેદવેદેવ વચ્ચે ફાઈનલ મેચ રમાશે

બેંગલુરૂમાં ઈસરો કેન્દ્ર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહયું કે પથમાં આવેલી મુશ્કેલીના કારણે આપણે આપણા લક્ષ્યથી યલિત થયા નથી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણા ગૌરવશાળી ઈતિહાસમાં આપણે કેટલીક એવી ક્ષણોનો સામનો કર્યો છે કે જેનાથી આપણી ગતિ ધીમી પડી પરંતુ તે ક્ષણો આપણી ભાવનાને નુકસાન નથી પહોંચાડી શકતી

મી સુધી જાવા મળી હતી

શિવને વિક્રમ લેન્ડરે ઈસરોની બેંગલોર ખાતેની મિશન કંટ્રોલ રૂમ ના લોકો સાથે સંપર્ક ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈસરોના નિયંત્રણ રૂમમાં હતા તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોને શાબાશી આપી હતી તેમણે કહ્યું કે જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે આ કોઈ નાની સિધ્ધી નથી તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રને તેમના પર ગર્વ છે તેમણે વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા શ્રેષ્ઠની આશા રાખવાનું કહયું હતું પ્રધાનમંત્રીએ કહયું કે વૈજ્ઞાનિકોએ રાષ્ટ્રની વિજ્ઞાનની અને માનવજાતની મોટી સેવા કરી છે શ્રી મોદીએ કહ્યું કે તેઓ અને સમગ્ર દેશ તેમની સાથે છે તેમણે હિંમતપુર્વક આગળ વધવા જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ બાદમાં એક ટવીટમાં કહયું કે ભારતને તેના વૈજ્ઞાનિકો પર ગર્વ છે તેમણે પોતાનું શ્રેષ્ઠ આપીને દેશને ગૌરવ અપાવ્યું છે આ હિંમત રાખવાની પળો છે

વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક ખોરવાયા બાદ રાષ્ટ્રપતિએ વૈજ્ઞાનિકોની ટીમને અનુકરણીય પ્રતિબધ્ધતા અને હિંમત બનાવવા બદલ અભિનંદન આપ્યા છે તેમણે એક ટવીટમાં જણાવ્યું કે દેશને ઈસરો પર ગર્વ છે તેમણે વધુમાં કહ્યું કે આપણને બધાને શ્રેષ્ઠની આશા છે ચંદ્રયાન બે ના વિક્રમ લેન્ડર દ્વારા ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક ગુમાવ્યા બાદ ઘણા નેતાઓએ અવકાશ સંસ્થા ઈસરોને નિરાશ ન થવા જણાવીને પ્રોત્સાહિત કરતા સંદેશ આપ્યા હતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત દેશ તેના મહેનતુ કર્મશીલ વૈજ્ઞાનિકોની સાથે છે

એક ટવીટમાં કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધીએ કહયું કે આ મિશને મહત્વાકાંક્ષી અંતરિક્ષ મિશનનો પાયો નાંખ્યો છે તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોના પરિશ્રમ ધગશ અને સમર્પણ નિરર્થક નહી જાય

ગઈકાલે કોલકત્તામાં બંંગાળ ક્ષેત્રના મહેસુલ અધિકારીઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જા વ્યવસ્થામાં કોઈ ખામી હોય તો યોગ્ય રૂપે તેનું સમાધાન કરવું જાઈએ જેથી સંગ્રહ પર તેની કોઈ અસર થાય નહી

શ્રીમતી સીતારમણે કહયું કે કરદાતાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડવી જાઈએ અને તેમને કોઈ નોટીસ મોકલતા પહેલા પુરી સાવચેતી રાખવી જાઈએ

પ્રધાનમંત્રીએ અંધેરી દહિસર મેટ્રો સાત લાઈન પર બાંદોગ્રી મેટ્રો સ્ટેશનનું ઉદઘાટન કર્યુ હતું મેટ્રો સ્ટેશન સોલર એનર્જીના ઉપયોગથી ઉર્જા કાર્યક્ષમ એલીવેટર્સ એસ્કલેટર અને એલઈડી ફીટીંગથી સજજ છે

શ્રી મોદીએ બત્રીસ માળના મેટ્રો ભવનનું પણ ભુમીપુજન કર્યું

સવારે મુંબઈ પહોચ્યા બાદ પ્રધાનમંત્રીએ વિલે પારલે ખાતે લોકમાન્ય સેવાસંઘની મુલાકાત લીધી હતી અને ત્યાં યાલતા ગણપતિ પુજનમાં પ્રાર્થના કરી હતી લોકમાન્ય સેવા સંઘ એ બાળ ગંગાધર તિલકના આદર્શ પર ચાલતી વર્ષો જુની સામાજિક સાંસ્કૃતિક સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા છે બાદમાં પ્રધાનમંત્રી ઔરંગાબાદ જશે જયાં તેઓ ઔરંગાબાદ ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટનું ઉદઘાટન કરશે તેઓ શહેરમાં મહિલા સ્વસહાય જુથના એકમને પણ સંબોધિત કરશે

ત્રણ દિવસીય સંવાદમાં માળખાકીય વિકાસ ઉર્જા હાઈટેક સંસાધન સંરક્ષણ ફાર્માસ્યુટીકલ્સ અને નીતી સંકલન અંગે સંયુકત કાર્યકારી જુથોની ગોળમેજી પરિષદોનો સમાવેશ થશે ભારત તરફથી સત્તાવાર રજુઆત નીતી આયોગના ઉપાધ્યક્ષ ડોકટર રાજીવકુમાર અને યીન તરફથી નેતૃત્વ રાષ્ટ્રીય વિકાસ પંચના અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે

જ્યારે રાફેલ નડાલ અને મેટીઓ બેરેટિની વચ્ચે બીજી સેમિફાઈનલમાં યાલી રહી છે

આવતીકાલે સેરેના વિલિયમ્સ અને કેનેડાની બિકાના એન્દ્રેસ્ક વચ્ચે અંતિમ મુકાબલો થશે

ન્યાયાધીશ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનીરૂધ્ધ બોઝની ખંડપીઠે ગઈકાલે સીબીઆઈને માર્ગ અકસ્માત કેસમાં તેની તપાસ બે અઠવાડીયામાં પુર્ણ કરીને યાર્જશીટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો જેમાં દુષ્કર્મ કરનારને ઈજા થઈ હતી

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગઈકાલે સિઓલમાં કોરીયન અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગના મુખ્ય અધિકારીઓને સંબોધન કરતાં આ પ્રમાણે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકામાં ભૂમિ પ્રણાલીઓ એરો સિસ્ટમ નેવલ સીસ્ટમ સંશોધન અને વિકાસ સહકાર તેમજ અન્ય ક્ષેત્રે સહયોગની યાદી સામેલ છે સંરક્ષણમંત્રીએ કોરીયન ઉદ્યોગને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ દ્વારા આયાત કરેલી મુખ્ય સંરક્ષણ પ્રણાલીમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓના સ્થાનિક ક્ષેત્રે ઉત્પાદનની સંભાવનાને શોધવા માટે આમંત્રણ આપ્યું હતું